રાજ્યમાં વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિશેષ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત આ વૈશ્વિક કોન્ફરન્સમાં દેશભરની ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ પણ ભાગ લેશે અને વેપાર તેમજ નિકાસ માટે વધુ તકોની ઉપલબ્ધિ ઉપર પરામર્શ કરશે આ કોન્કલેવમાં વિવિધ વેપારી મહામંડળો માટે વૈશ્વિક ટ્રેડના બદલાતા જતા પ્રવાહોમાં ફેરફારો નીતિઓ અને વૈશ્વિક નિયમોની નોંધપાત્ર અસરો અંગે ચર્ચા કરવા માટેની તક ઉપલબ્ધ થશે

આ સાથે મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ નોકરીદાતાઓનું પણ સન્માન કર્યું હતું તથા વર્લ્ડ સ્કીમ ઇન્ડિયા કોમ્પિટીશન હેઠળ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા ગુજરાતના છ યુવાનોને પ્રોત્સાહક ઇનામ અર્પણ કર્યા હતા

પી એમ એસ ભરાડાએ ધોરડો ખાતે લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દીધો છે

બી